આ ધોરીમાર્ગના કારણે પ્રયાગરાજ અને વારાણસી વચ્ચેની યાત્રાના સમયમાં અંદાજે એક કલાકનો ઘટાડો થશે વારાણસી લખનઉ અને ગોરખપુરની મુસાફરી સરળ અને ઝડપી બનશે પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સાથે છેલ્લાં છ વર્ષમાં કાશીમાં હજારો કરોડોના પ્રોજેક્ટ પૂર્ણ થયા છે પ્રધાનમંત્રી વારાણસીની મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં અને સાંજે વિશ્વ પ્રસિધ્ધ દેવદિવાળીના ઉત્સવમાં ભાગ લીધો હતો પ્રધાનમંત્રીએ વારાણસીના રાજઘાટ પર દીપ પ્રગટાવી કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો

પ્રધાનમંત્રીએ કોવિડની રસી વિકસાવી રહેલ ત્રણ ટીમોના સભ્યો સાથે આજે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી

રસીના વિકાસ માટે વિવિધ પ્લેટફોર્મના સામર્થ્ય બાબતે પણ ચર્ચા થઈ હતી ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીએ કોરોના રસીની વ્યાપક સમીક્ષા માટે હાલમાં જ અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્ક હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પૂણેમાં ભારતીય સીરમ સંસ્થાની મુલાકાત કરી હતી પ્રધાનમંત્રીએ આ કંપનીઓને નિર્માણ પ્રક્રિયાઓ અને સંબંધિત મુદ્દાઓ અંગે પોતાના વિચાર તથા સૂચન જણાવવા કહ્યું હતું તેમણે સરળ ભાષામાં સામાન્ય લોકોને જાણકારી આપવા વધુ પ્રયાસ કરવા જણાવ્યું હતું જે રસીઓ અંગે ચર્ચા કરવામાં આવી તે બધી જ રસીઓ હાલ પરીક્ષણના વિવિદ તબક્કામાં છે

તેમણે માસ્ક પહેરવા અને હાથ ધોવાના મહત્વ પર ભાર મૂકતાં કહ્યું કે સ્વચ્છતા અને સુરક્ષિત સામાજિક અંતરનું પાલન કરવું ખૂબ જરૂરી છે

તેમણે કહ્યું હતું કે ભારતમાં કોવિડ સંક્રમણથી સાજા થનારા લોકોના દર સૌથી વધુ છે અને હાલ દેશમાં પ્રતિદિન દસ લાખથી વધુ કોવિડ નમૂનાની તપાસ થઈ રહી છે

પંજાબમાં અમૃતસર ખાતેના સ્વર્ણ મંદિરમાં ગુરૂ પર્વ અર્થાત ગુરૂનાનક જ્યંતિ નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ

વૈકેંયા નાયડુ આ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે